મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પરાક્રમ દિન ની ભવ્ય ઉજવણી કરાઇ આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના ઈતિહાસમાં અનેરૂ સ્થાન ધરાવતાં હરિપુરાની ધરતી પર સુભાષબાબુની સ્મૃત્તિ ફરી એકવાર જીવંત થઈ છે હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ બારડોલી સાથે સરદાર પટેલ અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદો જોડાયેલી છે કોઈ પણ રાષ્ટ્ર પોતાના સંઘર્ષમય ઈતિહાસમાંથી પ્રેરણા મેળવીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે તેમણે આઝાદીના અગણિત ઘડવૈયાઓના જીવનમાંથી શીખ લઈ દેશને ઉન્નત માર્ગે લઈ જવા આહાન કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ગાંધીનગરથી વચ્યુઅલી આ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે આ એક દિવસીય મહોત્સવ દરમ્યાન નૃત્ય અને સંગીતનો સંગમ જોવા મળશે શાસ્ત્રીય નૃત્યના પ્રતિભાવંત કલાકારો તેમની કલાનું પ્રદર્શન અને નૃત્યો રજૂ કરશે કોરોનાને ધ્યાને લઇ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કાર્યક્રમમાં જાહેર જનતા ભાગ નહીં લઇ શકે

જાહેર જનતા ઘરે બેઠા આ પ્રસંગ માણી શકે તે માટે દૂરદર્શન તેમજ યુ ટ્યુબ પર લાઇવ પ્રસારણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

બર્ડફ્લૂના વધતાં ફેલાવના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ઉનાના ચિખલી ગામની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં કિલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના શિવરાજગઢમાં મૃતક ટીટોડીઓના મોકલાયેલા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજયો તથા રાજયના અમુક જિલ્લાઓમાં પક્ષીઓમાં બર્ડફલુના લક્ષણો જોવા મળી રહ્યા છે તેને કારણે પક્ષીઓના સમૂહ મૃત્યુ થતાં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર પણ સતર્ક બનીને સર્વેલન્સના પગલા લઇ રહ્યુ છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા એ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની ચિંતા કરી છે વિધવા બહેનોને માટે ગંગા સ્વરૂપા પેન્શન યોજના શરૂ કરી છે એમ જણાવી તેમણે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંગે જાણકારી આપી તેમણે રાજય સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના અંગે વિગતે છણાવટ કરી છોટાઉદેપુર જિલ્લામાં નવા આઠ વીજ સબ સેન્ટરો આ યોજના હેઠળ બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે એ માટે કૃષિ મેળાઓનું આયોજન કરાયું છે તેથી ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવતા ખેડૂતો આધુનિક ખેતી કરી કરતા થયા છે તેમણે પ્રધાનમંત્રીની નલ સે જલ યોજના થકી ખેડૂતોને પીવાનું પાણી મળી રહે એ માટે હાંફેશ્વર દાહોદ જૂથ પાણી પુરવઠા યોજના અંગે માહિતી આપી હતી

અને આ કલા થકી કચ્છનું દેશ વિદેશમાં નામ ગાજતું થયું છે નખત્રાણા તાલુકાના નિરોણા ગામના રહેવાસી અબ્દલ ગફર ખત્રીને આ કલા માટે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી પ્રાપ્ત થયેલ છે તેઓએ તેમની કળાને માત્ર પોતા સુધી સીમિત ન રાખીને તેનો વિસ્તાર વધાર્યો છે

આ તાલીમ કેન્દ્રમાં પદ્મશ્રી અબ્દુલગફર ખત્રી મહિલાઓને તાલીમ આપી રહ્યા છે

જેમાં ટ્રક ચાલકે મોટરસાયકલ ઉપર સવાર જીઆરડી જવાનને અડફેટમાં લેતા જીઆરડી જવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું ગાંધાર રોડ અકસ્માત ભરૂચ જિલ્લાનાં વાગરાથી ગંધાર તરફ જતાં માર્ગ પર સાચણ ગામ નજીક નર્મદાની મુખ્ય નહેર પાસે એક કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ બાઇક સવારોને ધાયલ અવસ્થામાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા